પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચ છે

ૈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્યના લોકોને વધુને વધુ મતદાન કરવા આહવાન્ કર્યું છે

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ થયાનાં અહેવાલ છે

ત્યારબાદ ઉમેદવારો મતદારોનો સીધો સંપર્ક કરીને પ્રચાર કરી શકશે આ વખતની યૂંટણીમાં પરંપરાગત રીતે પ્રયારની સાથે સાથે સોશ્યલ મીડિયા ઉપર પણ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે

પાટિલ આજે અમદાવાદ ખાતે બાઇક રેલી દ્વારા જનસંપર્ક કરશે અને આણંદ ખાતે જાહેરસભા સંબોધશે અમદાવાદમાં આજે સવારે સાડા નવ વાગ્યે નરોડાથી બાઇક રેલીનો આરંભ થશે જે કામનાથ મહાદેવ રાયપુર દરવાજા સુધી યોજાશે ત્યાર બાદ શ્રી પાટિલ સાંજે આણંદના એ

સર્કલ રોડ ખાતે જાહેરસભાને સંબોધશે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમની તબિયત સુધારા પર છે

મહેતા હોસ્પિટલથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી રૂપાણીએ ગઈકાલે લોકોને સંબોધન કર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં શહેરો મહત્વની ભૂમિકા ભજવે છે એટલે શહેરોને વિકાસ અગત્યનો છે એટલે જ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે તેવું આહવાન્ પણ તેમણે કર્યું હતું

ગાંધીનગર ખાતે વિધાનસભા સચિવાલયમાં ફોર્મ જમા કરવવા માટે આ બંને ઉમેદવાર ગયા ત્યારે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કૃષિ મંત્રી આર સી ફળદુ સહિત ના વરિષ્ઠ મંત્રી ત્યાં હાજર હતા કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે હજુ સુધી કોઈ આગળ આવ્યું નથી ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના કોરોના બીમારીમાં અવસાન થવાને લીઘે ખાલી પડેલી બે જગ્યા માટે આ પેટા યૂંટણી યોજાઈ રહી છે દિવંગત બંને સભ્યનો બાકી રહેલો કાર્યકાલ અલગ અલગ હોવાથી બંને બેઠક માટેનું મતદાન એક દિવસે પણ અલગ અલગ યોજવાની તજવીજ ચૂંટણી પંચે હાથ ધરી છે

મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ પધારવાના છે આ ઉપરાંત ગુજરાતનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી રમેશ પોખરીયાલ તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિધાલયનાં કુલપતિ હસમુખ અઢિયા ઉપસ્થિત રહેવાના છે

જોકે અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને તેની ગંભીર આડ અસર જોવા મળી નથી

અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગોધરા પંથકમાં ગઈ સાંજે એકાએક વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટાંથી રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા જ્યારે કાલોલ તાલુકાના પીંગળી કાનોડ સહિતના ગામોમાં બરફના કરાં સાથેનો વરસાદ પડ્યો હતો

દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ ગઈ સાંજે હવામાનમાં અચાનક પલટો આવતા બરફના કરા સાથે વરસાદ થયો કમોસમી વરસાદને લઈ આંબાની મંજરી થતા મોરવાને મોટું નુકસાન થવાનું જોખમ વધી શકે છે જ્યારે કઠોળ પાકમાં તુવેર ચણાવાલવટાણા મસુર વગેરે ઉનાળાના પાકોને અતિ ભારે નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે